ત્યારે લગ્ન સહિત અંતિમવિધિમાં સામેલ થનારા લોકોની સંખ્યા મામલે રાજય સરકારે મહત્વનો નિર્ણકય લોધો છે

જે શહેરોમાં રાત્રી કરફયુ લદાયો છે તેવા શહેરોમાં કર્ફર્યમાં નિર્ધારિત સમયગાળા દરમ્યાન કોઈપણ લગ્ન કે અન્ય સમારોહની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા મુજબ પ્રવાસીઅ ટેસ્ટ કરાવી તેનો નેગેટીવ રીપોર્ટ સાથે રાખવો પડશે અને જો ટેસ્ટ રીપોર્ટ નહોં કરાયેલ હોય તો તેમની શારિરીક તપાસ કરાશે અને પોઝીટીવ હશે તો ત્યાંથી પ્રવાસીને કોવિડ કેર સેન્ટર મોકલી દેવામાં આવશે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી કચ્છથી મુંબઈ જતા પ્રવાસીઓને ટેસ્ટ કરાવવા દોડધામ કરવી પડશે

ગાધીનગર ખાતે જી આઈ ડી સી વસાહતોના વિકાસ અને કોમન ઈન્ફાસ્ટ્રકચરની ખીલવણી વિષે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે ટોય ઈન્ડસ્ટીઝનો મોટાપાયે વિકાસ થાય અને નિકાસલક્ષી ઉત્પાદન શરૂ થાય તેવી વ્યુહરચના ઘડી કાઢવા પણ તંત્રને સૂચના આપી હતી

ગઈકાલે એકપણ મૃત્યુ નોંધાયેલ નથી

શિતલ વૈશ્નવ અકસ્માત અબડાસાના ગઢવાડા ગામ નજીક ગઈકાલે રાત્રે બોલેરો અન મોટર સાયકલ વચ્ચે સામસામી ટકકરમાં મામા ફોઈના બે ભાઈઓના મોત નીપજયા હતા રાત્ર આઠ વાગ્યાના અરસામાં ગઢવાડાના સોમાડે આ દૂર્ઘટના ઘટી હતી બન્ને ભાઈના મોતથી કચ્છના ક્ષત્રિય દરબાર સમાજમાં ઘેરો આઘાત છવાઈ ગયો છે